જયારે બીટીપીના બે સભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા એ મતદાનમાં ભાગ લીધો ન હતો

જેમાં ભાજપના અભય ભારદવાજ રમીલાબેન બારા અને નરહરિ અમીન જયારે કોંગસમાંથી શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોેલંકીએ ઉમેદવારી કરી છે

પ્રધાનમંત્રી બિહારના ખગડીયા જિલ્લામાં તેબીદાર ગામથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો પ્રારંભ કરશે

સરપંચ કંકુબેન કફે છે કે ગ્રામ સભા ના આયોજન થી માંડી ને જન સુખાકારી ના તમામ કામ ફાથ ધરવા માં લોકો નો સાથ સફકાર સારો રહેતા પુરસ્કાર માટે પાત્ર ઠરે તેટલી સિધ્ધી કુકમા ગામ મેળવી શક્યું છે અંજાર તાલુકાના વરસામેડી ગામ ની પસંદગી પણ આ પુરસ્કાર માટે થઈ છે

મોરબી સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોનીમાબેન આચાર્થના ફસ્તે મહિલા પોસ્ટ ઓફિસ દરબાર ગઢ ચોક ભુજ ખાતે ખુલ્લી મૂકવામાં આવી ફતી અને આ બાબતે જણાવાયું છે કે ભુજની બધી જ બફેનો પોસ્ટ ઓફિસના ચાલતા બચત ખાતા આર ડીખાતા ટીડી ખાતા